તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કેઆતંકવાદને પોષનારા દેશો આ માટે જવાબદાર ગણાશે

તેમણે રશિયાના નેતૃત્વ હેઠળની બ્રિકસ શિખરપરિષદમાં સરહદ પારની આતંકવાદ વિરોધી વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપવા બદલ આનંદ વ્યકતકર્યો હતો પ્રધાનમંત્રીએ ભારત તરફથી તેને સમર્થન આપ્યું હતું અને ઉમેર્યું હતુંકે ભારતના નેતૃત્વ દરમ્યાન બ્રિકસ દેશોમાં ડીજીટલ આરોગ્ય અને પરંપરાગત દવાઓનેપ્રોત્સાહન અપાશે

તેમણે કહ્યુંકે તેજ રીતે સ્વદેશી રસીને વિકસિત કરીને વિતરણક્ષમતા વધારીને માનવજાતને મદદરૂપબનશે

વૈકેયાનાયડુએ કહયું છે કે નવી શીક્ષણનિતીનો ઉદયેશ ભારતને વિશ્વમાં જ્ઞાનની મહાશક્તિ બનાવવું છે

તેમણે કહયુ કે નવી શિક્ષણનીતીમાં પ્રાચીન શિક્ષણ પ્રથામાંથી પ્રેરણા લેવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના સમગ્ર વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે શ્રી નાયડુએ ઉચ્યશિક્ષણ સંસ્થાઓ અને વિશ્વવિધાલયોને આગ્રહ કર્યો છે કે તેઓ પોતાને જ્ઞાનના નવાયારનું જીવંત કેન્દ્ર બનાવે

કોવિડના સમયમાં નાણાપંચ આ શિર્ષકવાળા અહેવાલમાં આગામી પાંચ વર્ષો દરમ્યાન કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે કરની ભાગીદારીના રેશિયોનો ઉલ્લેખ છે નાણામંત્રાલય આ અહેવાલ અને તેના પર સરકારી કાર્યવાહી સંબંધિત હેવાલ સંસદમાં રજૂ કરશે

આની પહેલા નાણાપંચે આ મહિનાની નવમી તારીખે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપ્યો હતો

તેમણે કહ્યું કે દૈનિક સંક્રમિત કેસોના સતત ઘટાડો નોંધાય છે

જ્યારે સાત લોકોના મૃત્યું થયા છે